રાષ્ટ્રીય નમૂનારૂપ મોજણી કાર્યાલય એન

ઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાશે તેમાં આવક ખર્ચ દેવાની સ્થિતિ વગેરે બાબતો ધ્યાનમાં લેવાશે ગઈકાલે લોકસભામાં આ માહિતી આપવામાં આવી હતી

તેમણે ઉમેર્યું કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે

આ કામ પર પપ હજાર બાસઠ જેટલા શ્રમિકો શ્રમદાન દ્વારા રોજગારી મેળવી રહ્યા છે

જેના અનુસંધાને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે તેમજ ભાગ લેનારને ઉજવણીના ત્રણ દિવસ દરમિયાન પુરસ્કૃત કરવામાં આવશે

મંદિર અંજાર સ્વામિનારાયણ મંદિરે વસંતપંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતીની ઉજવણી કરવામાં આવશે જેમાં શિક્ષાપત્રી જયંતીના વક્તા સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી જ્ઞાન પીરસશે

જેમાં રાત્રીના પ્રખ્યાત કલાકારો દ્વારા કચ્છી કાફી લોકગીતનો કાર્યક્રમ યોજાશે તેવું અખિલ જિલ્લા જત મલેક સમાજની યાદીમાં જણાવાયું છે

સાતમીના સવારે સાડા છ વાગ્ય ટ્રાફીક જાગૃતિ મેરેથોન દોડનું આયોજન કરવામં આવ્યું છે ભાગ લેનાર ઈચ્છુક સ્પર્ધકોએ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાજર રહેવા જિલ્લા ટ્રાફીક શાખાની યાદીમાં જણાવાયું છે આ વર્ષે આ સપ્તાહની થીમ સડક સુરક્ષા જીવન રક્ષા રાખવામાં આવી છે શિતલ વૈશ્નવ હવામાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં તોફાની પવન સાથે મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે

જેથી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છો દરમિયાન કચ્છમાં આજ સવારથી વાતાવરણ વાદળછાયું રહેતા લોકો ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે